દેશના સાત રાજયોની એકાવન લોકસભા બેઠકો માટે આ સોમવારે મતદાન યોજાશે તેમાં ઉત્તર પ્રદેશની પંદર રાજસ્થાનની બાર મધ્ય પ્રદેશ અને પશ્ચિમ બંગાળની સાત સાત બિહારની પાંચ જારખંડની ચાર અને જમ્મુ કાશ્મીરની એક લોકસભા બેઠકનો સમાવેશ થાય છે પાંચમાં તબકકાની અને ત્યાર પછીના બીજા બે તબકકાની ચૂંટણીઓ માટે મતદારોને રીજવવા વિવિધ રાજકીય પક્ષોના લોકપ્રિય પ્રચારકો આકાશ પાતાળ એક કરી રહયાં છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઉત્તર પ્રદેશમાં પ્રતાપગઢ અને બસ્તીમાં જયારે બિહારમાં વાલ્મીકીનગર ખાતે જાહેર સભાઓને સંબોધન કરશે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સુલતાનપુરમાં તો સમાજવાદી પક્ષના વડા અખિલેશ યાદવ બહરાઈચ અને ગોંન્ડા જીલ્લામાં ચુંટણી સભાઓ યોજશે રાજ્ય સરકારના વિભાગોની નાગરિકલક્ષી કામગીરી ઉપર નજર રાખતા સી એમ ડેશબોર્ડની સફળ કામગીરીને એક વર્ષ પૂર્ણ થયું છે સત્તાવાર યાદી મુજબ સાતત્યપૂર્ણ વિકાસ માટે આ પ્રકારની પદ્ધતિ મદદરૂપ થતી હોવાથી ડેશ બોર્ડની કામગીરી હેઠળ તાલુકા કક્ષાએ નાના અરજદારની રજૂઆત ઉપર દેખરેખ રાખવા આયોજન કરાશે મુખ્યમંત્રીના ઓ એસ ડી

તેમણે કહ્યું કે ટેકનોલોજી આધારિત લગભગ નહીંવત ખર્ચે અમલમાં મૂકી શકાય તેવી આ વ્યવસ્થાના લીધે નાગરિકોના કામો પૂરા થવાની ઝડપ વધી છે તથા પડતર કામોની સંખ્યા ઘટી છે

આવિર્ભાવ સ્કૂલ ઓફ કિએટીવ આર્ટ્સના સહયોગથી અમદાવાદના ઠાકોરભાઈ દેસાઈ હોલમાં આજે સાંજે સાત વાગે નૃત્યનાટિકા પ્રસ્તુત કરાશે આવિર્ભાવના શર્મિષ્ઠા સરકારે જણાવ્યું છે કે કલાકારો દ્વારા ભરત નાટ્યમના માધ્યમથી ગાંધીજીના સંદેશાને અભિવ્યક્ત કરશે એવી જ રીતે અમદાવાદના એચ

આર્ટ્સ નાટ્યગૃહમાં આજે રાત્રે સાડા નવ વાગે મોહનનો મસાલો નાટક પ્રસ્તુત થશે આ નાટકમાં મોહનથી મહાત્મા ગાંધીની યાત્રા અભિવ્યક્ત કરાઈ છે

આ બધા જ ક્રત્રિમ તળાવોની સપ્તાહમાં એક વખત સફાઈનું પણ આયોજન કરાયું છે આજે ચૈત્રી અમાસ અને શનિવારનો અનોખો સમન્વય થતો હોવાથી નર્મદા નદીમાં લાખો શ્રધ્ધાળુઓએ સ્નાન કર્યું હતું પિતૃતર્પણ માટે આજનો દિવસ શ્રેષ્ઠ હોવાથી નર્મદા કિનારે ઘણા લોકોએ સામ્રહિક મોક્ષ વિધિ તેમજ પિત્ર તર્પણ વિધિ કરી હતી અમારા રાજપીપળાના પ્રતિનિધિ જણાવે છે કે કરનાળી ખાતે કુબેર દાદાના દર્શને ભર તાપમાં પણ લાખોની મેદની ઉમટી હતી દમણમાં કેથોલિક સમાજ દ્વારા હોલી ક્રોસ ડે ફિસ્ટની ઉજવણી કરવામાં આવી છે અમારા દમણના પ્રતિનિધિ જણાવે છે કે નવરાત્રિની જેમ નવ દિવસ દરરોજ પ્રાર્થના કરવામાં આવે છે ક્રોસની આજુબાજુ ડેકોરેશન પણ કરવામાં આવે છે

સેમીફાઇનલમાં વૈદેહી ચોધરી અને સાઇ સહિંતા વચ્ચે મુકબલો થશે

આજ સમયગાળામાં લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં એકથી ચાર ડિગ્રી વધારે નોંધાયું છે